તેવા રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી ગાંધીનગરજી મુખ્યમંત્રી વિજય રૂપાજી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમાં જોડાયા હતા અને ગુજરાતમાં સંક્રમણને નાથવા માટે તાકીદે ભરાયેલા પગલાથી શ્રી મોદીને વાકેફ કર્યા હતા કોરોના વેક્સિન આપવાની ઝુંબેશ મોટાપાયે આગળ વધારવા પરાંત કોરોના સામે અગમચેતી દાખવતાં પગલા ભરવાની જરૂરિયાત ઉપર શ્રી મોદીએ આ બેઠકમાં ભાર મૂક્યો હતો

અમને મળતા સમાચાર મુજબ ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના તેમના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે માધાપરના પારુલબેન કારાની વરણી કરવામાં આવી છે તેમણે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર નોંધાવ્યું હતું ચૂંટણી માટે સામાન્ય સભા આવતીકાલે મળશે

આ બધા ઉમેદવારોની આવતીકાલે યોજાનારી સામાન્ય સભાઓમાં સત્તાવાર જાહેરાત થશે

જોકે કોરોનાવાયરસના વધી રહેલા કેસો વચ્ચે જિલ્લા શિક્ષણ ધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે એ મુજબ કોરોનાના કારણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે

એન રાજગોર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે

ઓરા પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા આઈ ઓરા પ્લેટફોર્મ પર રાજ્યના ખેડૂતોને ઓનલાઈન વારસાઈની નોંધ દાખલ કરવાની સુવિધા પુરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે

આઈ ઓરા નામના સરકારી પ્લેટફોર્મ પર જઈને મહેસૂલ વિભાગની ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ખેડૂત ખાતેદારોના પ્રમાજ઼પત્રની સેવા પજ઼ આઈ ઓરા પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે

ટ્રંકમાં સારવાર લઇને સ્વસ્થ થનારાઓની ગતિ પણ ઘટી છે જાન્યુઆરીના અંતભાગે નરમ પડેલું કોરોનાનું જોર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં ફરી એકવાર વકરવા લાગ્યું છે ખાસ કરીને માર્ય માસમાં સંક્રમણનો વ્યાપ વધ્યો છે

ફેરી સેવા સુધી પહોંચવા મુસાફરોને સગવડ રહે તે માટે વિવિધ સ્થળે બસ ડ્રોપ તથા પીક પની સેવા પણ શરૂ કરાઇ છે